ઃ સિંહ સહિતના વન્યજીવોમાં મનુષ્યના સંસર્ગને લીધે કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે વન વિભાગે તજવીજ શરૂ કરી ઃ એઈમ્સના વડા ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોના નિદાન માટે કરતો સિટી સ્કેનનો અતિરેક ટાળવાની હિમાયત કરી

નવી દિલ્લી ખાતે પત્રકારો સમક્ષ કોરોના સંક્રમણનું રાષ્ટ્રીય ચિત્ર રજૂ કરતાં આરોગ્ય સચિવ લવ અગ્રવાલે આ માહિતી આપી હતી

આ પ્રસંગે હાજર એઈમ્સ ના વડા ડોક્ટર રણદીપ ગુલેરિયા એ કોરોના નિદાન માટે કરાતો સિટી સ્કેન નો અતિરેક ટાળવાની હિમાયત કરી છે તેમણે ચોકખું કહ્યું છે કે એક સિટી સ્કૅન માણસની છાતી ના ત્રણસો એક્સ રે જેટલું કિરણોત્સર્ગનું નુકસાન પહોંચાડે છે માટે કોરોના ના હળવા લક્ષણ ધરાવતા દર્દીને સિટી સ્કૅન માટે ધકેલવા જોઈએ નહીં

પાટિલ ત્યાં હાજર રહ્યા હતા સ્થાનિક ભાજપ અને લાલસિંહજી કે

આ પ્રસંગે શ્રી પાટિલે ભાજપના કાર્યકરોની સેવા ભાવનાને બિરદાવીને તેમનો જુસ્સો વધાર્યો હતો અમદાવાદની ભાગોળે આવેલા પિરાણા ગામે ધાર્મિક સ્થળ દ્વારા ઊભા કરાયેલા કોવિડ સેન્ટરની મુલાકાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે લીધી હતી આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા અમદાવાદ જિલ્લાના બગોદરા ધંધુકા ધોલેરા ખાતે કોરોના સારવારની સ્થાનિક વ્યવસ્થા ઉભી કરવા ચક્રો ગતિમાન કરાયા છે

વલસાડ જિલ્લા કલેકટર આર

રાવલે ધરમપુર તાલુકાના રાજપુરી તલાટ અને વિરવલ કપરાડા તાલુકાના માંડવા અને સુથારપાડા ગામોમાં કાર્યરત કરાયેલા આઇસોલેશન સેન્ટરરની મુલાકાત આજે લીધી હતી અને દરેક ગામડે પંચાયત પોતાનું કોવિડ કેન્દ્ર શરૂ કરે તેવી કામગીરી ઉપાડી છે તાપીના વ્યારા ખાતે સેવાભાવી લોકોએ મેડિકલ ઑક્સીજન માટે ખાસ કેન્દ્ર શરૂ કરી સરકારી વ્યવસ્થાને પૂરક બનવાની કોશિશ કરી છે વ્યારામાં ઘેર રહે કોરોના સારવાર લઈ રહેલા દર્દીને અહીંથી ઑક્સીજન અપાય છે અંતરિયાળ અને આદિવાસી પંથક નસવાડીમાં પોલીસ તંત્ર એ કોરોના રોકવા માટેની ફરજ અદા કરતાં મેડિકલ કીટ અને ફળનું વિતરણ કરી દાખલો બેસાડયો છે ગોધરા ખાતે ધારાસભ્ય સી કે રાઔલજીની જહેમત થી હોમિયોપેથી કોલેજમાં કોરોના સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે

સમાચાર અને મનોરંજન પીરસવા માટે રેડિયો સેટ આ વોર્ડમાં મુકાયા બાદ સૌ દર્દીઓનું ચિત પ્રફલ્લિત રહેવા લાગ્યું હોવાનું ડોક્ટર અમિત પ્રજાપતિ એ કબૂલ્યું છે

જનરલ હોસ્પિટલના વડા ડોક્ટર હીરાનીએ ઘરે હૉમ આઈસોલેશનમાં રહેતા દર્દીઓને ઑક્સીજન સિલિન્ડરનો સ્વ ઉપયોગ ન કરવાની અપીલ કરી છે તેમણે કહ્યું છે કે અમુક લક્ષણો દેખાતા દર્દીઓ જાતે જ ઑક્સિજન સિલિન્ડર ઘરે લઈને જાતે ઈલાજ કરે છે તે જોખમી પૂરવાર થઈ શકે છે

આ ઉપરાંત પપ વર્ષથી વધુની વય ધરાવતા વડીલોને મેડિકલ હેતુથી બહાર જવાનું થશે તો પંચાયત દ્વારા વાહન નિઃશુલ્ક અપાશે

હવામાન ખાતાના વરતારા મુજબ બનાસકાંઠાકચ્છઅમરેલી ભાવનગર જૂનાગઢમાં વરસાદી વાતાવરણ મામૂલી કક્ષાએ સર્જાઈ શકે છે

અને હવામાન વિભાની આગાહી વચ્ચે ભુજના ગ્રામ્ય વિસ્તાર અને અંજાર શહેરમાં ભારે પવન સાથે બપોર બાદ વરસાદનું આગમન થયું હતું ભુજ તાલુકાના રેહા હાજાપર જડુરા વરલી થરાવડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા ચોમાસાની ઋતુ હોય તેવા દ્રશ્યો ચૈત્ર માસમાં સામે આવ્યા હતા